ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં આજે સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે મતગણતરી ત્રેવીસમી ફેબ્રુઆરીએ

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે હુન્નર હાટનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે હુન્નર હાટ ભારતની શ્રેષ્ઠ કલા અને ફસ્ત કલાની પરંપરા રજૂ કરે છે

આપવામાં આવી છે પ્રધાનમંત્રી આસામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આસામ અને પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે તેઓ આસામના ધેમાજી જિલ્લામાં સિલાપત્થરમાં આયોજીત એક કાર્યક્રમમાં તેલ અને ગેસ ક્ષેત્રની મહત્વપૂર્ણ પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે શ્રી મોદી એન્જિનીયરીંગ કોલેજનું ખાતમૂહર્ત પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંગાળના ફગલીમાં કેટલીક રેલ્વે પરિયોજનાઓનું ઉદ્વાટન પણ કરશે તેઓ નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધીના મેટ્રો રેલ્વેના લંબાયેલા માર્ગનું ઉદ્વાટન કરશે

આ પ્રોજેક્ટથી મુસાફરીનો ઓછો સમય ટ્રેનની કામગીરીમાં સલામતીની ખાતરી ઉપરાંત ક્ષેત્રના આર્થિક વિકાસને પણ વેગ મળશે

રાજ્ય યૂંટણી કમિશનર સંજય પ્રસાદે આજે યોજાઈ રહેલી યૂંટણીમાં મતદાન કરવા ગઈકાલે અપીલ કરી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બપોરે રાજકોટમાં અને કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈવાળા પણ રાજકોટમાં મતદાન કરશે કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે અમદાવાદના નારણપુરામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વસ્ત્રાલમાં સાંસદ પૂનમબેન માડમે જામનગર જિલ્લાના નવા ગામમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી

પાટિલે સુરત મતદાન કર્યું છે વૃધ્ધાવસ્થા અને બીમાર હોવા છતાં રાજયના ઘણા વડીલોએ ઉત્સાહભેર મતદાન કર્યાના અહેવાલ છે

ભાજપા બેઠક આજે નવી દિલ્ફીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક શરૂ થઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ જે

આજની બેઠકમાં પશ્ચિમ બંગાળ આસામ અને અન્ય રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની યૂંટણી તથા નવા ક્રષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને ધ્યાને રાખી ચર્ચા કરાશે ચીન ભારત મંત્રણા ભારત અને ચીનની સેનાના કમાન્ડર સ્તરની મંત્રણાઓ ગઈકાલે ચીન ફસ્તકના સરહદ નજીકના મોલ્ડોમાં યોજાઈ ગઈ લેફ્ટનન્ટ જનરલ પી

મેનને ભારતીય પ્રતિનિધિમંડળનું જ્યારે મેજર જનરલ લીઉ લીને ચીનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું પોગોગ ત્સો તળાવ ખાતેથી બંને દેશોની સેનાઓ પોતાના મૂળ સ્થાને પાછી ફરવા લાગ્યા બાદ થોજાયેલી આ સઘન મંત્રણામાં ભારત અને ચીનની સેના વચ્ચે જ્યારે તણાવ છે તેવા ગોગરા પોસ્ટ દેપસાંગ અને અન્ય સ્થળોથી પોતપોતાની સેનાઓ મૂળ સ્થાને લઈ જવાની બાબતે ચર્યા વિચારણા કરવામાં આવી છે ભારતીય પ્રતિનિધિમંડળના વડા શ્રી મેનન આ મંત્રણાના તારણો અંગે નવી દિલ્હી ખાતેના સેનાના વડામથકમાં જઈને વિગતો આપશે

એટલું જ નફીં ફુન્નર હાટમાં કલાકસ્બીઓને પોતાની કલા રજૂ કરવાની અને અન્યની કલા નિહાળવાની તક મળે છે

તેમણે કહ્યું કે હુન્નર હાટ આત્મનિર્ભર ભારત મિશનના પાયા એવા સ્થાનિક વસ્તુઓને અગ્રતા એ બાબત ઉપર ભારત મૂકે છે

તેમના સ્વદેશી બનાવટનાં ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે આ હાટ યોજાઈ છે

પિયૂષ ગોયલ ગ્રાહકો બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પિયૂષ ગોથલે એક રાષ્ટ્ર એક માનકની સ્થાપના કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે

ભારતમાં વૈશ્વિક કક્ષાની પરિક્ષણ પ્રથોગશાળાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું કે આ માટે આધુનિક ઉપકરણો અને નવી ટેકનોલોજીની ખાસ જરૂર છે

ગુજરાતમાંથી હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલનો સમાવેશ કરાયો છે

આ વર્ષની વિષય વસ્તુ છે શિક્ષણ અને સમાજમાં એકથી વધુ ભાષાને સમાવવા પ્રોત્સાહન આપવું

આ વર્ષે શિક્ષણ મંત્રાલય સાંસ્કૃતિક મંત્રાલય અને ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા યાર દિવસના વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેંયા નાયડુ એકથી વધુ ભાષાને પ્રોત્સાહન આપવાના વિષય ઉપર વેબિનારમાં સંબોધન કરશે તથા તેઓ આંતરરાષ્ટ્રીય વર્ય્યુઅલ સુલેખન પ્રદર્શનનું પણ ઉદ્વઘાટન કરશે

મળતાં અહેવાલ મુજબ જે લોકો ઉપરથી સુધી પહોંચ ધરાવતાં હતા તેમણે રસી મેળવવા પાત્ર ન હોવા છતાં રસી મેળવી લીધી હતી

નાસા પર્સીવીયરન્સ અમેરિકાના નાસાના પરસીવરન્સ રોવરે મંગળગ્રહ ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કરીને મંગળની તસવીરો મોકલવાની શરૂઆત કરી છે ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક ડૉક્ટર સ્વાતી મોહને આ ઐતિહાસિક મંગળ મીરાનમાં મહત્વની ભૂમિકા ભજવી છે